માફી માંગવાનો ઇનકાર કેરળ વિધાનસભામાં તિરુવનંતપુરમ વિમાનમથક ભાડે આપવાના કેન્દ્રના નિર્ણયને પાછો ખેંચવા અંગે ઠરાવ વૈષ્ણો દેવીનાં દર્શને જતા ભાવિકોએ હવે કોરોના ટેસ્ટ નેગેટિવનો રિપોર્ટ દર્શાવવો પડશે

ટ્વીટર પર સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે આ દિવસે અરુણ જેટલી જેવા ખાસ મિત્રને ગુમાવ્યા હતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ તેમના મિત્રને ખૂબ જ યાદ કરી રહ્યા છે અરૂણજીએ દેશ માટે સમર્પિત સેવા કરી હતી તેમની વિશેષતા વક્તા બુદ્ધિ કાયદાનું જ્ઞાન અને મહાન વ્યક્તિત્વ હતું શ્રી મોદીએ ગયા વર્ષની પ્રાર્થના સભાનો વીડિયો પણ શેર કર્યો છે

મંત્રાલયે ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં કર સુધારણા ક્ષેત્રે આ પગલું ઇતિહાસમાં મોટા યોગદાન તરીકે યાદ કરવામાં આવશે

જીએસટી પછી લોકોને ઓછા દરે ટેક્સ ભરવો પડે છે મંત્રાલયે કહ્યું કે આ વ્યવસ્થા ગ્રાહકો અને કરદાતાઓ માટે ફાયદાકારક છે જીએસટી હેઠળ કરના નીયા દરને પગલે કર યૂકવણીમાં વધારો થયો છે

મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારની અસરકારક નીતિઓને કારણે કોવિડ હોસ્પિટલોમાં તમામ પ્રકારના દર્દીઓ માટે વધુ સારી સારવાર ઉપલબ્ધ છે તંદુરસ્ત લોકોના વધતા દરની સાથે દેશમાં પણ આ ચેપને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે

પરીક્ષણ માટે રાષ્ટ્રીયસ્તરે પ્રયોગશાળાઓની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે હાલમાં કોવિડનું કુલ પાંચસો વીસ પ્રયોગશાળાઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

પટણાના બિહતામાં એક હોસ્પિટલનું આજે ઉદ્વાટન કરવામાં આવ્યું છે જ્યારે મુઝફ્ફરપુરમાં હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે

દરેક પલંગ સાથે ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થા રહેશે સશસ્ત્ર દળની તબીબી સેવાઓ દ્વારા આ હોસ્પિટલોમાં ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓ ગોઠવવામાં આવશે

તેમણે તેમના બંને ટ્વિટ માટે માફી માંગવાનો ઇનકાર કરતાં કહ્યું કે તેમણે જે કંઇ કહ્યું તેને તેઓ વળગી રહે છે પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ પોતાનું અગાઉનું નિવેદન પાછું ના ખેંચતાં કહ્યું કે અદાલતમાં માફી માંગવી કે પોતાના નિવેદનને પાછું ખેંચવું તે તેમના પોતાની ભાવનાનો તિરસ્કારમાં કહેવાશે

તેઓએ એરપોર્ટનું સંચાલન વિશેષ હેતુ વાહન એસપીવીને સોંપવાની માંગ કરી છે અને તેમાં રાજ્ય સરકારનો પણ એક ભાગીદાર છે દરમિયાન સત્તારૂઢ ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ સરકાર વિરુદ્ધ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચાહાથ ધરી છે અવિશ્વાસ પ્રસ્તાવમાં મુખ્યમંત્રીના રાજીનામાની વિપક્ષની માંગ પણ છે અને આક્ષેપ કર્યો છે કે રાજદ્વારી ચેનલ દ્વારા સોનાની દાણચોરીના તાજેતરના કેસમાં તેમની કચેરીનો હાથ હતો વિપક્ષી ધારાસભ્યો બેનર લઈને ગૃહમાં પહોંચ્યા હતા અને ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કર્યું હતું કેરળ વિધાનસભાના આ એક દિવસીય સત્રમાં કોરોના ચેપને લગતી સૂચનાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે

દરમિયાન રાજ્યસભાની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી માટે મતદાન થયું છે સાંસદ સભ્ય વીરેન્દ્ર કુમારના અવસાન બાદ આ બેઠક ખાલી છે

શ્રી પીઠાણી આજે સવારે મુંબઇના સાંતાકુઝ વિસ્તારમાં સ્થિત સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના ગેસ્ટહાઉસ પહોંચ્યા જ્યાં સીબીઆઈ અધિકારી ટીમ રોકાઈ છે સીબીઆઈની ટીમે અભિનેતાના મોત મામલે પીઠાણી સુશાંતના રસોઇયા નીરજસિંહ અને ઘરેલુ સહાયક દીપેશ સાવંતની ગઈકાલે પાંચ કલાકથી વધુ પૂછપરછ કરી હતી ત્રણેય જુદા જુદા ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા પૂછપરછ કર્યા બાદ સીબીઆઈના અધિકારીઓ ત્રણેયને બાંદ્રા સ્થિત અભિનેતાના ઘરે લઈ ગયા હતા જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો